વિશ્વમાં શાંતિ ફેલાવવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી

અત્યારે લેન્ડર વિક્રમ ખૂબ જ નીચી કક્ષામાં ચંદ્ર ફરતે પરિભ્રમણ કરી રહ્યું છે ઇસરોના જણાવ્યા મુજબ કાલે વહેલી સવારે એકથી બે વાગ્યાની વચ્ચે લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતારવામાં આવશે ઇસરોના ચેરમેન કે શિવાને જણાવ્યું છે કે સ્પેસ એજન્સી માટે આ પહેલું સરળ ઉતરણ છે

જા કે તેમાં રહેલા પાંચ યંત્ર તેની ઝડપ નિયંત્રીત કરશે ચંદ્રની ધરતી ઉપર લેન્ડર ઉતરી ગયા બાદ રોવર તેમાંથી યાર કલાક પછી બહાર નીકળશે ધૂળની ડમરી શમી ગયા બાદ ચંદ્રની જમીન ઉપર લટાર મારવા બહાર નીકળેલું રોવર માહિતીનો અદભૂત ખજાનો પૃથ્વી ઉપર મોકલશે ઓર્બિટરમાંથી લેન્ડરનું છૂટા પડવું અને ચંદ્ર ઉપર ઉતરી ગયા પછી રોવરનું બહાર નીકળવું એ તમામ કામ આ મશીનો જાતે કરવાના છે

મી દૂર ચંદ્ર ઉપર સંદેશા મોકલવામાં ખૂબ સમય લાગે છે ઓર્બિટર અને લેન્ડર એક વર્ષ સુધી ચંદ્ર ઉપર કાર્યરત રહેશે અને તેમની આવરદા ત્યાં જ પૂરી થશે તે પૃથ્વી ઉપર પાછા ફરવાના નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે બેંગલુરૂ પહોંચશે અને આ ગૌરવશાળી ઘટનાના સાક્ષી બનશે

જીએસએલવી અને પીએસએલવી રોકેટ તૈયાર કરાયાં

શ્રેષ્ઠ સ્વચ્છ સ્થળનો એવોર્ડ માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડને અપાયો છે આ ઉપરાંત સ્વચ્છતા કાર્યયોજના માટે રેલવે મંત્રાલયને સ્વચ્છતા પખવાડા એવોર્ડ સંરક્ષણ મંત્રાલયને જાહેર ક્ષેત્રનો એવોર્ડ પાવરગ્રીડ કોર્પોરેશનને અપાયો છે જાહેરમાં શૌચમુક્ત વર્તણક એવોર્ડ માટે ગુજરાત અને સિક્કિમની પસંદગી થઇ છે આ પ્રસંગે શ્રી કોવિન્દે જણાવ્યું કે સ્વચ્છતા મિશન એ દેશભરમાં ઝુંબેશ બની ગઇ છે જીલ જીવન મિશન માટે સ્વચ્છતા જરુરી હોવાનું તેમણે જણાવ્યું હતુ દેશભરમાં શૌચાલય નિર્માણના કારણે મહિલાઓનું ગૌરવ જળવાયું છે

વૈકેયાહ નાયડુએ જણાવ્યું છે કે ભારત ક્યારેક આક્રમક ન હતું અને ક્યારેય કોઇ દેશ પર હ્મલો કર્યો ન હતો કારણ કે ભારત એવું માને છે કે વિશ્વ એક પરિવાર છે સમસ્યાઓને ચર્ચા અને વાદ વિવાદોથી ઉકેલી શકાય છે તેમણે વધુમાં જણાવ્યું કે જા કોઇ દેશ ભારત પર હુમલો કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહી મૂલ્યોમાં રાષ્ટ્રપતિ ક્રોવિંદ માને છે કે લોકશાહીના મૂલ્યો અટલ છે

અદાલતે જણાવ્યું છે કે તેનાથી દિલ્હી મેટ્રો રેલવે નિગમ ખોટમાં યાલશે જાહેરનાણાંનો આ રીતે મફતના લાભ આપવા ન થવો જાઇએ ન્યાયાધીશો અરુણ મિશ્રા અને દીપક ગુપ્તાએ દિલ્હી સરકારના એડવોકેટને કહ્યું કે આ રીતે ભંડોળનો ઉપયોગ ન થઇ શકે

આ ઉપરાંત નવ જિલ્લાઓની પણ પસંદગી થઇ છે તેમાં અરુણાયલ પ્રદેશના પૂર્વ કામેન્ગ હરિયાણાના મહેન્દ્રગઢ અને ભિવાની ઉત્તરાખંડના ઉધમીસિંહ જગર તમિળનાડુના નામક્કલ મહારાષ્ટ્રના જલગાંવ ઉત્તરપ્રદેશના ઇટાવાહ છત્તીસગઢના રાયગઢ અને રાજસ્થાનના જાધપુરનો સમાવેશ થાય છે

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમીત શાહ તથા અન્ય મંત્રીઓ તેમાં ભાગ લેશે આ ઉપરાંત ઇશાનના રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ તેમાં હાજર રહેશે બે દિવસના સત્રમાં વિકાસલક્ષી મુદ્દાઓ અંગે રાજ્ય સરકારો દ્વારા નિદર્શન રજુ થશે

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રકનો વિરોધ કરતો ઠરાવ કર્યો છે

તેમણે આસામમાં નાગરિક નોંધણી કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજકીય હેતુથી ઘણા રાજ્યમાં સામાજિક રાજકીય અરેસ્થરતા ઉભી કરવા માંગે છે તેમણે નાગરિકત્વ સુધારા ખરડાનો પણ વિરોધ કર્યો અને વિરોધપક્ષને દેશભરમાં દેખાવો કરવા જણાવ્યું ગૃહમાં ભાજપના ધારાસભ્યોએ આ પ્રસ્તાવના વિરોધમાં સભાત્યાગ કર્યો હતો

ત્રણ દિવસીય આ મંત્રણા દરમિયાન માળખાંકીય બાબતો ઉર્જા ોત સંરક્ષણ દવા ઉદ્યોગ જેવી બાબતો અંગે ચર્ચા થશે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નીતિપંચના ઉપાધ્યક્ષ કરશે ચીનનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય વિકાસ અને સુધારા પંચના ચેરમેનના નેતૃત્વમાં આવ્યું છે

કેરળ વડી અદાલતના મુખ્ય ન્યાયધીશો તેમનેશપથ લેવડાવ્યા હતા

તેમણે શાહબાનોકેસમાં રાજીવ ગાંધી સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસમાંથી અનેમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું